પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ તબક્કામાં રાજય અને સિવિલ હોસ્પિટલ તથા પીએચસી સીએચસી સહિત કેન્ર્ સરકારના તમામ રસીકરણ કેન્રોપિમાં રસી આપવામાં આવશે અન્ય સ્થળોએ પણ રસીકરણ કેન્રોપુ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં રસી આપવામાં આવશે

આ કર્ફ્યુનો અમલ ઉપરાંત કોરોના કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા બીજા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે જેમાં લગ્ન માટે રજિસ્ટ્રેશનની આવશ્યકતા છે

આમ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે આ જાહેરનામાનો અમલ કડકાઈથી થાય તે માટે જિલ્લા પોલીસને પણ સૂચના આપવામાં આવી છે

પટેલે નડિયાદ શહેર માટે જાહેરનામું બહાર પાડયુ છે જે અંતર્ગત નડિયાદ શહેરમાં શોપીંગ કોમ્પલેક્ષ લારી ગલ્લા દુકાનો મોલ કોચીંગ સેન્ટર જીમ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

સરકારની નવી ગાઇડલાઇન મુજબ માત્ર જીવનજરૂરિયાતની યીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો આજે સવારથી જ બંધ જોવા મળી હતી આજે સવારે વેપારીઓ દ્વારા ખોલવામાં આવેલ દુકાનો પોલીસે બંધ કરાવી હતી તો કેટલાક વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે ભરૂય જીલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે

ભૂજ અને ગાંધીધામ શહેરમા પણ કોરોનાના વધતા કહેર વચ્ચે તંત્ર દ્વારા રાત્રી કફર્યૂની સાથે દિવસના નિયમો યુસ્ત બનાવાયા છે અને તંત્ર દ્વારા કરવામાં આવેલ કડક નિયમોનું લોકોએ પણ યુસ્ત પાલન કરી જાગૃતતા દર્શાવી છે

સુરતમા પણ તંત્ર દ્વારા કામગીરી કરાતા જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવાઇ છે કોરોના સંક્રમણ વધતા મહીસાગર જીલ્લાના મુખ્ય મથક સહિત તાલુકા મથકોના બજારો આગામી પાંચ દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે જામનગરમા પણ મીની લોકડાઉન અંતર્ગત જામનગર વેપારીઓનો સંપૂર્ણ સહકાર સાપંડતા જરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહી છે છોટા ઉદેપુરમાં પણ જરૂરી વસ્તુઓ સિવયાની દુકાનો બંધ રહી છે

દત્તાજી ચિરંદાસ ગુજરાત પદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસનું કોરોનાના કારણે અવસાન થયું છે

ટ્વીટર પર પાઠવેલા સંદેશમાં શ્રી મોદીએ તેમની પાયાના સ્તરે કામગીરીની પ્રશંસા કરી છે